સિંહે ખાતરના થેલામાં નિર્ધારિત વજન કરતાં ઓછૂં ખાતર હોવાની ફરિયાદના પગલે જી એસ એફ સી અને જી એન એફ સી ને રવિવાર સુધી ખાતરનું વેચાણ બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે તેમણે આ બે કંપનીઓના બધા જ ડેપો તથા વેચાણ કેન્દ્રો પર ખાતરના વજનની સંપૂર્ણ ચકાસણી વીડિયોગ્રાફી સાથે કરવાની પણ સૂચના આપી છે શ્રી સિંહે આ બધી જ પ્રક્રિયા સંતોષકારક રીતે પૂરી થાય તે પછી જ સોમવારથી ખાતરનું વેચાણ ફરી શરૂ કરવાની સૂચના આપી છે વિરલ રાણા કોર્ટની બિલ્ડીંગનું ભૂમિપુજન આજે જિલ્લા મથક ભુજ મધ્યે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે રીંગરોડ પર નિર્માણ પામનારી કચ્છ કોર્ટની નવી બિલ્ડીંગનું ભૂમિપૂજન ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ અનંત એસ દવે મૂળ ભુજના વતની હાઈકૉર્ટના સિનિયર જજ સતીષચંદ્ર એચ

અંજારીયાની ઉપસ્થિતિમાં કરાયું છે

દવેએ કચ્છની ખુમારીની પ્રશંસા કરી હતી ભૂકંપ વાવાઝોડા અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં કચ્છ અને કચ્છીમાડુઓ ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠાં થયાં હોવાનું જણાવી રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં કચ્છનો ફાળો હોવાનું જણાવ્યું હતું જિલ્લા અદાલતો સર્વશ્રેષ્ઠ બની રહે તેવા પ્રયત્નો હાથ ધરાશે તેમ તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે કચ્છના એડમીનીસ્ટ્રેટીવ જજ જી

ઉદવાણી પ્રિન્સીપલ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ એમ

ગાંધી કચ્છ કલેક્ટર રેમ્યા મોહન એસપી સૌરભ તોલંબીયા જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ સી

આમ ગુજરાત સરકારે મા અને મા વાત્સલ્ય યોજનાના તમામ લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળવાપાત્ર રૂ

કચ્છમાં જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી ગયેલા રાકેશભાઈ વ્યાસ જ્યાં ફરજ બજાવે છે તે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા બાવળાની ઓનલાઈન હાજરી માટે પાઈલટ પ્રોજેક્ટ માટે પસંદગી કરવામાં આવી હતી જેમાં સફળતા મળ્યા બાદ આ જિલ્લાની કામગીરીની સમીક્ષા કર્યા બાદ રાજ્યના શિક્ષણતંત્ર દ્વારા ઊઘડતા સત્રથી સમગ્ર રાજ્યના જિલ્લાઓની તમામ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી શરૂ કરવા સૂચના અપાઈ છે

મુખ્ય જીલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડો કશ્યપ બુચે રાજ્ય સરકાર વતી આ પત્ર હોસ્પિટલને એનાયત કર્યો છે

ભુજ સ્થિત જી

જનરલ હોસ્પિટમાં જે નર્સિસ અને ભાઈઓએ પ વર્ષથી વધુ સેવા આપી હોય તેમને પણ બિરદાવવામાં આવશે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે ડબલ્યુ એચ ઓ દ્વારા વિશ્વમાં આરોગ્યલક્ષી યોજનાઓ ચલાવાય છે જે અંતર્ગત કચ્છમાં આવતા મહિને રોટા વાયરસનું રસીકરણ કરવામાં આવશે આ માટે ડબલ્યુએચઓના વરિષ્ઠ અધિકારીએ એક વર્કશોપ યોજીને સ્થાનિક આરોગ્ય સ્ટાફને માહિતી આપી હતી